તેમાં હરીયાણા રાજસ્થાન પંજાબ ઝારખંડ કર્ણાટક કેરળ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે

બે એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને તેનો લાભ મળશે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

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં સાવીત્રિક સારો વરસાદ થતાં દુષ્કાળની ચિંતા ટળી ગઇ છે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

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વ્ધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં બચાવ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે એન ડી આર એફ

ડી આર એફ

ડી

એફ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

રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે

જેમાં વિવિધ રોગો જેવા કે સાંધાના દુખાવા એસીડીટી ગેસ અપચો કબજીયાત શરદી ઉધરસ તાવ એલર્જી ચામડીના રોગો સ્ત્રી રોગો વગેરે રોગોની આયુર્વેદ પધ્ધતિથી નિદાન તથા ચિકિત્સા કરવામાં આવશે

કલેકટર કચેરીની ડીઝાસ્ટર શાખાએ આપેલી વિગતો અનુસાર પ્રથમ તબક્કાની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ફવે બીજા તબક્કાના પ્રારંભ સાથે જ જિલ્લા વફીવટીતંત્ર અને સ્થાનિક બિનસરકારી સંસ્થાઓની સફભાગિતાથી સ્મૃતિવન લેન્ડસ્કેપ ડેવલપમેન્ટની કામગીરી પણ ફાથ ધરવામાં આવી છે